તે મુજબ માતાગનાતારી કેન્દ્ર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે કર્મચારીઓના ઓળખપત્ર ચકાસ્યા બાદ જ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપશે અને મતગણતરીમાં સામેલ ન્કારામાંચારીઓને તેમના સેલફોન જમા કરાવી દેવા પડશે

ટેટ પરિણામ ગુજરાતમાં ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી એક્ઝામ ટેટ પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું

બીયરનો શક્ય હોય ત્યાં સુધી વાદળી ટેગ કે લેબલ હોય તેવા જ ખરીદવા જંતુનાશક દવા ખરીદતી વખતે આપેલા બે ભેગા ત્રિકોણમાં વાદળી લીલો લાલ અને પીળો રંગ અને ઝેર શબ્દ દર્શાવેલ તેવી દવા ખરીદવી

આ તાલીમ મેળવવા ઇઉચ્યુક નાગરિક ઉમેદવારે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ ખાતે નામની નોંધણી કરાવવાની રહેશે

વાહન વ્યવહાર નિગમ પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા હાલમાં વાહનોની તપાસણીની કામગીરી ચાલી રહી છે ત્યારે કોઈ નિર્દોષ વાહન માલિક દંડિત ન થાય તે માટે તપાસની દરમિયાન મેમો આપતી વખતે વાહન નંબરની સાથે જે તે વાહનના ચેસીસ નંબરનો પણ મેમો ની સ્લીપમાં ઉલ્લેખ કરવો જરૂરી બન્યો છે